અન્ય મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી

આજે સવારે ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટિ પરિસરમાં આયોજીત એકતા દિવસ પરેડમાં સંબોધન કરતાં તેમણે જણાવ્યું કે વિશ્વની શાંતિ અને સંપન્નતા માટે વિશ્વ સમુદાયની એકતા જરૂરી છે તેમણે કહ્યું કે આતંકવાદ વિરૂધ્ધની લડાઇમાં ભારતમાં હજારો નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે

તેમણે કહ્યું કે આપણે રાષ્ટ્રીય હીતોને સર્વોપરી રાખવાના છીએ તેમણે લોકોને દેશને શાંતિ અને ખુશાલી માટે એકજૂથ થવાની અપીલ કરતાં એક ભારત શ્રેષ્ઠ ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવાનો આહવાન કર્યું પ્રધાનમંત્રીએ કહ્યું કે તમામ અવરોધોને દૂર કર્યા બાદ જમ્મુ કાશ્મીર હવે વિકાસના માર્ગે અગ્રેસર છે તેમજ પૂર્વોતર ક્ષેત્રો પણ શાંતિસમજૂતી બાદ વિકાસના રસ્તે આગળ વધી રહ્યા છે શ્રી મોદીએ કહ્યું કે સરકાર ખેડૂતો મજૂરો ગરીબો અને વંચિત વર્ગોને આત્મનિર્ભર બનાવવા માટે કાર્ય કરી રહી છે દેશ સુરક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે

શ્રી મોદીએ કહ્યું કે સુરક્ષા દળો દેશની રક્ષા માટે સંપૂર્ણપણે તૈયાર છે

આ પ્રસંગે ગુજરાત પોલીસ દળ કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળ ભારત તિબેટ સરહદી દળ કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દળ અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં ભાગ લીધો આ પ્રસંગે વાયુસેનાએ જોરદાર ફ્લાય પાસ્ટ કર્યું પ્રધાનમંત્રીએ સી આર પી એફ મહિલા અધિકારીઓની રાઇફલ ડ્રીલ પણ નિહાળી હતી ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ ઉપસ્થિત સૌ આમંત્રિતોને એકતાની પ્રતિજ્ઞા લેવડાવી હતી પ્રધાનમંત્રી રીવરફન્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેવડીયા ખાતે દેશની પ્રથમ સી પ્લેન સેવાનું ઉદ્દઘાટન કર્યું હતું તેઓ જ સી પ્લેનમાં કેવડિયાથી બેસીને બપોર અમદાવાદ આવી પહોંચ્યા હતા

રીવરફન્ટ ઉપર સી પ્લેન લેન્ડ થતાં પ્રધાનમંત્રીએ અમદાવાદ શહેરના લોકોનું અભિવાદન ઝીલ્યું હતું

પ્રધાનમંત્રીએ પ્રોબેશનર અધિકારીઓને આત્મનિર્ભર ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા અને લોકલ ફોર વોકલને અપનાવવાની અપીલ કરી છે ઉલ્લેખનીય છે કે મસુરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય વહીવટી અકાદમીમાં તાલીમ મેળવી રહેલા પ્રોબેશનર સિવિલ સેવાના અધિકારીઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી સાથે જોડાયા હતા

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

દેશને એક સૂત્રમાં પરોબનાર લોખંડી પુરૂષ સરદાર પટેલની જન્મજયંતીને દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ધૂમધામથી મનાવાયો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને ગૃહમંત્રી અમિતશાહે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ શ્રી પટેલને શ્રદ્ધાંજલિ આપતા ફેસબુક પોસ્ટમાં નાગરિકોને સરદાર પટેલના સ્વપ્નને સાકાર કરવા માટે સાથે મળીને કામ કરવા આહ્રાન કર્યું તેમણે ખાસ કરીને યુવા પેઢીને આધુનિક ભારતના નિર્માણ માટે સરદાર પટેલે કરેલા યોગદાન વિશે માહિતગાર બનવા અપીલ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ સંદેશમાં કહ્યું કે સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા અને અખંડિતાના પ્રબળ સમર્થક હતા

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે પણ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું કે આજે એ સંકલ્પનું પુનરાવર્તન કરવાની જરૂર છે કે દેશની એકતા અખંડિતતા અને સુરક્ષા માટે અમે દરેક ક્ષણે ત્યાંગ અને બલિદાન માટે તત્પર રહીશું

પ્રધાનમંત્રી મોદીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે આજે મહર્ષિ વાલ્મિકી જયંતી પણ છે પ્રધાનમંત્રી મોદીએ આ અવસરે લોકોને શુભેચ્છાઓ આપી અને કહ્યું કે સામાજિક સૌહાર્દ સમાનતા અને ન્યાયના સંદર્ભમાં મહર્ષિ વાલ્મિકી આદર્શો અને વિયારોથી ભારતવાસીઓ હંમેશાં પ્રેરણા લેતા રહેશે ગુજરાત બિહાર ચૂંટણી બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે માત્ર એક દિવસ બાકી હોવાથી ચૂંટણી પ્રચાર ખુબ જ વેગવાન બન્યો છે તમામ રાજકીય પક્ષોના પ્રચારકો મતદાતાઓને રીઝવવા એડીયોટીનું જોર લગાવી રહ્યા છે

પેટાચૂંટણી માટેનો જાહેર પ્રયાર કાલે સાંજે પૂર્ણ થશે પ્રયાર માટે માત્ર એક દિવસ બાકી હોઇ તમામ પક્ષો દ્વારા પ્રચાર અભિયાન વેગીલુ બનાવાયું છે તમામ પક્ષો મતદારોને રીઝવવાના અંતિમ પ્રયાસોમાં જોતરાયા છે કર્ણાટક ચૂંટણી કર્ણાટક વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણીને આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા મતદાનની તૈયારીઓ કરાઇ રહી છે ત્રણ નવેમ્બરે યોજાનાર મતદાન માટે બેંગલુરુ અને તુમકુરુમાં જરૂરી વ્યવસ્થાઓ કરાઇ છે

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ રાજનૈતિક દળો સાથે વાતચીત કરી છે અને પ્રચાર દરમ્યાન કોવિડ અંગેના તમામ દિશા નિર્દેશનું પાલન કરવા જણાવ્યું છે બંને બેઠકો માટેનું પ્રચાર અભિયાન કાલે સાંજે પૂર્ણ થશે

મુંબઇના જસપ્રીત બુમરાહ અને બોલ્ટે ત્રણ ત્રણ વિકેટો ઝડપી હતી

આઇપીએલમાં બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે શારજહામાં મુકાબલો ચાલી રહ્યો છે હૈદરાબાદે ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી છે

કસ્તુર રંગને કહ્યું કે ભારતની નવી શૈક્ષણિક પ્રણાલી પ્રત્યેક નાગરિકના જીવનને સ્પર્શે તે રીતે ઘડાઇ છે

દુઘવા નેશનલ પાર્ક પીલીભીત વાઘ અભ્યારણ અને કતર્નિયા ઘાટ વન્ય જીવ અભ્યારણ પણ આવતીકાલથી પર્યટકો માટે ખુલ્લા મુકાશે રાજ્યના વનમંત્રી દારાસિંહ ચૌહાણે આવતીકાલે વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્યાનોને ખુલ્લા મુકશે

તો સાજા થવાનો દર વધી રહ્યો છે